જેનો નાગરિકો બહુધા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે

ઓ યુ

ઓ યુ થયા હતા પરંતુ એવીએશન પોલીસીના અભાવે આ તમામ એમ

આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે